આ અથડામણમાં સેના અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયા છે

બંને આગેવાનો એ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા ઉપરાંત સહકાર વધારવા નવા ક્ષેત્રો અંગે ચર્ચા વિચારણા કરી હતી પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે પુલવામા આતંકી હુમલો એ દર્શાવે છે કે વાતચીત કરવાનો સમય હવે પૂરો થઇ ગયો છે અને હવે સમગ્ર વિશ્વ એ ત્રાસવાદ તેમજ તેમને ટેકો આપનાર સામે કાર્યવાહી કરવા સાથે મળીને કામે લાગવું જોઈએ

તેમજ ત્રાસવાદ વિરોધી પગલા લેવાને સમયની અનિવાર્યતા ગણાવી હતી અર્જેન્ટીનાના પ્રધાનમંત્રીભારત આર્જેન્ટીના વેપાર મંચની બેઠકને પણ સંબોધન કરશે તેઓ આવતીકાલે મુંબઈ જશે આજે તેમનું રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ અને પ્રધાનમંત્રી શ્રી મોદીને તેમનું ઓપચારિક સ્વાગત કર્યું હતું

આ પ્રસંગે નિયંત્રકશ્રી નાગરિક સંરક્ષણ અને જીલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહને શોક સંદેશ પાઠવ્યો હતો

જેથી દેશવિરુધ્ધ પ્રવૃતિ કરતા તત્વો પોતાના બદઇરાદામાં સફળતા ન મેળવી શકે

ત્યારે આજે સમગ્ર દેશની સાથે જિલ્લામથક ભુજ સજ્જડ બંધ પડયો હતો અને આતંકી તત્વોને નાબુદ કરવા એક જ અવાજે માંગ ઉઠી હતી ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન સહીત પચાસ થી વધુ વેપારી સંગઠનોએ આજે પોતાના કામકાજ બંધ રાખ્યા હતા તો બીજી બાજુ ચા ની લારીપાનના ગલ્લાથી લઇ મોલ માલિકોએ પણ સ્વયંભુ સમર્થન આપતા આતંકીઓના વિરોધમાં અનેરી એકતાના દર્શન થયા હતા આજે સવારે જિલ્લામથક ભુજ ખાતે હમીરસર તળાવના કાંઠે શ્રધાંજલિ સભાનું આયોજન કરાયું હતું જેમાં કાશ્મીરના પુલવામા માં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ સીઆરસીએફના જવાનોને પુષ્પાંજલિ અર્પવાની સાથે ઘાયલ જવાનો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાથના કરાઈ હતી

ઊંટમેળાને ફકીરાણી જત સમાજના ધર્મગુરુ આગાખાન સાવલાણીએ ખુલ્લો મૂકી જણાવ્યું હતું કેઊંટડીનું દૂધ આજીવિકાનું સાધન બનતાં હવે પૂરક રોજગારી સાથે એક પ્રગતિની નવી દિશા ખૂલી શકશે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન વતી પ્રમુખ ભીખાભાઈ રબારીએ કહ્યું કેહવે ઊંટડીનું દૂધ કચ્છ સરહદ ડેરી થકી વિવિધ દૂધની બનાવટોમાં વપરાતું થયું છે

કલ્પના શાહ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર અંજાર તાલુકા આરોગ્ય કેન્દ્રો અને દુધઇ સહિત કચ્છમાં ડોકટરોની ખૂટતી જગ્યાઓ આરોગ્ય તંત્ર દ્વારા ફેબ્રુઆરી માસના અંત સુધીમાં ભરાશે તેવું રાજયમંત્રી વાસણભાઇ આહીરે અંજારના સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં જણાવ્યું હતું રાજયમંત્રી શ્રી આહીરની ઉપસ્થિતિમાં મળેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં હોસ્પિટલ માટે ના આધ્રનિક સાધનોની ખરીદી દંત ચિકિત્સા ને લગતા આધ્રનિક સાધનોની ખરીદી તેમજ ટીબીના દર્દીઓ માટે એક્ષરે માટેના એમઓયુ કરવા સહિતના મુદ્દાઓ આવરી લેવાયા હતા રાજ્યમંત્રીના હસ્તે હોસ્પિટલમાં સાફ સફાઇ ક્ષેત્રે સારીકામગીરી કરનારા કર્મચારીઓને ચાંદીના સિક્કા આપી પ્રોત્સાહિત કરાયા હતા